દૂરદર્શન અને આકાશવાણીનું સંચાલન સંભાળતી પ્રસારભારતી દ્વારા ડીટીએચ

અમદાવાદમાં પીરાણા પાસે કાપડના ગોદામમાં ધડાકાભેર

આ અંગેના સમજૂતી કરાર ગાંધીનગર ખાતે આવેલી ભાસ્કરાચાર્ય રાષ્ટ્રીય અવકાશ અને ભૌગોલિક માહિતી બાબતની સંસ્થા બાયસેગ સાથે કરાયા છે દેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં દરેક ઘરમાં ઉચ્ય ગુણવત્તાયુક્ત શૈક્ષણિક કાર્યક્રમ ઉપલબ્ધ કરાવવાના ઉદેશથી આ સમજૂતી કરાર કરાયા છે

આ પહેલ દ્વારા દરેકને શિક્ષણ મળી રહે તેવા સરકારના લક્ષ્યાંકને બળ મળશે પ્રકાશ જાવડેકર કેબિનેટ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે ભારતનું અર્થતંત્ર અપેક્ષા કરતાં વધુ ઝડપથી પાટાં પર આવી રહ્યું છે તેમણે કહ્યું કે ઘણા સકારાત્મક સંકેત છે મંત્રીશ્રીએ જણાવ્યું કે આ યાલુ વર્ષે ઓક્ટોબર માસમાં જીએસટી વસૂલાત ગત વર્ષે ઓક્ટોબરમાં થયેલા વસૂલાત કરતાં વધારે છે

શ્રી જાવડેકરે કહ્યું કે સ્ટીલ અને અન્ય ક્ષેત્રોમાં નિકાસ અને માંગ બંન્નેમાં વધારો જોવા મળ્યો છે

તેમણે કહ્યું કે દ્વિમાસિક ગાળામાં કેટલીક કંપનીઓના નફા તેમજ ટર્નઓવરમાં અને મૂડીરોકાણમાં પણ વધારો જોવા મબ્યો છે

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું કે આ પરિયોજના અંદાજે પાંચ વર્ષમાં યાલુ થશે

આજે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં ભારત અને ઇઝરાયલ વચ્ચે આરોગ્ય તથા તબીબી ક્ષેત્રમાં સહયોગ અંગેના હસ્તાક્ષર કરવા મંજૂરી આપવામાં આવી આ ઉપરાંત સમિતિએ સંદેશાવ્યવહાર ક્ષેત્રે ભારત અને બ્રિટન વચ્ચે સમજૂતી કરાર કરવાની મંજૂરી આપી છે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

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

પેન્સેલ્વેનિયા વિસ્કોન્સીન અને મિશિગન જેવા રાજ્યોમાં થયેલું મતપત્રોનું યૂંટણી અગાઉનું મતદાન ખૂબ મહત્વપૂર્ણ છે

જો કે હજુ ચૂંટણીના પરિણામો સ્પષ્ટ નથી છતાં રીપબ્લીકન ઉમેદવાર અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પરિણામ આવતાં અગાઉ જ પોતાની જીતનો દાવો કર્યો છે એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે અત્યાર સુધીના પરિણામો ઉત્સાહજનક આવ્યા છે અને તેઓ ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે

આગ વિસ્ફોટથી મોત અમદાવાદ નજીક પીરાણા પીપલજ રોડ ઉપર એક કેમિકલ ફેક્ટરીમાં આગ અને વિસ્ફોટથી કેટલાક ગોડાઉન ધરાસાઈ થતાં નવ મજૂરોના મૃત્યુ થાય છે

ઇજાગ્રસ્તોને એલ જી હોસ્પિટલમાં ખસેડાયા છે જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે જેથી મૃત્યુ આંક વધે તેવી પણ શક્યતા છે આ બનાવ અંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તોને જલ્દી સારા થવા માટે પ્રાર્થના કરી છે

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ શ્રમિકોનો ભોગ લેનાર દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે મૃતકોના નજીકના સગાને ચાર લાખ રૂપિયાની રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે

સાહિલ એન્ટરપ્રાઈઝ નામની કેમિકલ ફેક્ટરીમાં આગ અને કેટલાક વિસ્ફોટ થતાં તેની આસપાસના કપડાના કટિંગ અને પેકિંગના કેટલાક ગોડાઉનોની છત તૂટી પડી અને મોટી દુર્ઘટના સર્જાઇ હતી

ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ વડે મૃતકોને શ્રધ્ધાજંલિ આપવા સાથે દુર્ધટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે

ના પેન્શન ધારકો હવે વર્ષમાં ગમે તે સમયે પોતાના સંબંધિત કાર્યાલયમાં પોતાની હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવી શકશે આ અંગે માહિતી આપતા ભવિષ્ય નિધિ કમિશનર આલોક યાદવે જણાવ્યું હતું કે દર વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પેન્શનધારકોની હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવવામાં થતી ભીડને રોકવા આ નિર્ણય લેવામાં આવ્યો છે